પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે

ટ્વીટર ઉપર તેમણે જણાવ્યું હતું કે આ સારી શરૂઆત કહી શકાય પણ વિજય મેળવવા લાંબા સમય સુધી યુધ્ધ કરવું પડશે તેમણે નાગરિકોના કોરોના સામેના યુધ્ધમાં સંકલ્પ કરીને સામાજિક અંતર જાળવવા તૈયાર રહેવાનો અનુરોધ નાગરિકોને કર્યો હતો તેમણે કહ્યું કે ગઈકાલના સફળ જનતા કરફથુની સાથે જ લાંબા સમયગાળાની લડતની શરૂઆત થઈ છે પ્રધાનમંત્રીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી હતી

પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડતમાં કાર્યરત તબીબો નર્સો સફાઈ કામદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરનાર દેશના નાગરિકોને બિરદાવ્યા છે ગઈકાલે સાંજે પાંચ વાગે નાગરિકોએ પોતાના નિવાસની બહાર અથવા ગેલેરીમાંથી તાળી અને થાળી ઘંટડી વગાડીને કોરોના સામે લડત આપનારનો જુસ્સો વધારવા આભારની લાગણી વ્યક્ત કરી હતી

કોરોના સામેની લડતના ભાગરૂપે ગઈકાલે સમગ્ર દેશમાં સવારના સાતથી રાતના નવ સુધી અભૂતપૂર્વ જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો હતો

જેમાં અમદાવાદમાં સાત સુરતમાં ત્રણ રાજકોટમાં એક વડોદરા અને ગાંધીનગરમાં ત્રણ ત્રણ જયારે કચ્છમાં એક કેસ નોધાયો છે સમગ્ર રાજયમાં પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે

તેઓ પહેલાથી અનેક બિમારીઓથી પીડાતા હતા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામે કરેલા સંબોધનમાં લોકોને જનતા કરર્ફથુની અપીલ કરી હતી આ એક સ્વૈચ્છિક અભિયાન છે જે ગઈકાલે સવારે સાત વાગે શરૂ થયું હતું અને રાત્રે નવ વાગે પુર્ણ થયું હતું આ સમયગાળા દરમિયાન સાર્વજનિક વાહન વ્યવહાર બીજઆરટીએસ એએમટીએસ અને એસ ટી

લોકોએ આખો દિવસ ઘરમાં રહેવાનું પસંદ કર્યુ હતુ અમદાવાદ સહિત રાજયમાં સર્વત્ર જનતા કરર્ફથુનો કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા બજારો પણ સંપુર્ણ પણે બંધ રહયાં હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા કરર્ફયુને પ્રતિસાદ મળ્યો છે

શ્રી રૂપાણીએ કહ્યું કે આ હજુ શરૂઆત છે અને આપણે લાંબો સમય સંયમ જાળવવો પડશે

પરિસ્થિતિની ગંભીરતા સમજી જિલ્લાના તમામ લોકોએ શિસ્તબધ્ધ રીતે સ્વયંભુ બંધ પાળી બહાર નિકળવાનું ટાળ્યું હતું તમામ બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા આણંદ જિલ્લામાં પણ નાગરિકોએ જનતા કરફયુને જનસમર્થન આપી હતી સ્વસ્થ જગ સ્વસ્થના મંત્રને સાર્થક કર્યો હતો બજારો રેલવે સ્ટેશન બસ સ્ટેશન સૂમસામ જોવા મળ્યા હતા જિલ્લાના ઉમરેઠ ખંભાત તથા અન્ય નગરોમાં અને ગ્રામ્ય સ્થળીએ સેનેટાઇઝેશન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી ખેડા જિલ્લાના નડિયાદ કપડવંજ કઠલાલ મહુધા મહેમદાવાદ માતર ઠાસરા ગળતેશ્વર તેમજ નાના ગામડાઓમાં પણ લોકોએ સ્વયંભૂ જનતા કરફયુનો અમલ કર્યો હતો

પશુપાલકોએ પણ ગાયો ચરાવવા ન જઈને બંધને સમર્થન આપ્યું હતું નવસારી જિલ્લાના જલાલપોર ગણદેવી ચીખલી ખેરગામ વાંસદા તાલુકાઓમાં લોકોએ ઘરમાં જ રહી જનતા કરફયુને સફલ બનાવ્યો હતો ભાવનગર જિલ્લામાં પણ લોકોએ સ્વયંભૂ બંધ પાળવ્યો હતો પોલીસતંત્ર દ્વારા કોઈ અનચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા બંદોબસ્ત ગોઠવાથો હતો

આરોગ્ય મંત્રાલયે કોવીડ રોગયાળાનો પ્રસાર અટકાવવા પર ભાર મૂક્યો છે અને તે માટે ઘણા પગલા જાહેર કર્યાં છે

તેમાં ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે

ખાનગી પ્રયોગ શાળાઓને માર્ગવર્શક સુચનાઓ મંજુર કરાઇ છે

કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકો દ્વારા દૂધ અને દૂધ પેદાશોની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી ના મેનેજિંગ ડીરેક્ટર ડોક્ટર આર

સોઢીએ દૂધની ઉપલબ્ધતાના અંગે સ્પષ્ટતા કરતાં લોકોને કહ્યું છે કે અમુલ દ્વારા દૂધનું સંપાદન પ્રોસેસિંગ અને વિતરણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે સરકાર દ્વારા દૂધના સંપાદન વિતરણ પર કોઈ પ્રતિબંધ મૂકાયો નથી તેમણે લોકોને જણાવ્યું કે દૂધનો પુરવઠો યથાવત રહેશે

તેમણે સૌકોઇને પોતાની ફરજ અંગે જાગૃત બની સ્વયંશિસ્ત પાળવા અને સરકારના દિશા નિર્દેશોને અનુસરવા અપીલ કરી છે